તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જા પાકિસ્તાનના લોકો સરહદ ઓળંગશે તો ભારતની સેના પણ સજ્જ છે અને ભારતની સેના કોઇપણ ધુસણખોરને પાછા ફરવા દેશે નહીં

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની વાતમાં વિશ્વાસ ધરાવતો નથી શ્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતમાં લઘુમતીઓ સલામત છે અને હંમેશા સલામત રહેશે કારણ કે ભારત જાતિ અને ધર્મના આધારે દેશના વિભાજનમાં માનતો નથી

બલોચ માનવ અધિકાર પરિષદે સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકાર સમિતિની થોજાઇ રહેલી બેઠક વખતે પોષ્ટર અભિયાન શરૂ કરીને બલોચ લોકોની થતી હત્યા તેમજ તેમના અપહરણની ઘટનાઓ અંગે વિશ્વ સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે

વિશેષ વ્યવસ્થા હેઠળે ધ્યાનમાં લેવાયેલા આવાસના પ્રોજેક્ટો નોનએન

પ્રોજેક્ટો પૂરતા મર્યાદીત છે આના લીધે સમગ્ર દેશના આશરે સાડા ત્રણ લાખ પ્રોજેક્ટોને ફાયદો થશે બીજા પ્રોત્સાહક પગલાઓમાં કરવેરા પાછા મેળવવાની યોજના ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડ માટે સ્વયંચાલિત ઇલેક્ટ્રોનીક વ્યવસ્થા નિકાસ માટેના ધિરાણીના નિયમોમાં સુધારો તથા નિકાસ ધિરાણ વીમા યોજનાના કાર્યક્ષેત્રમાં વધારા જેવા પગલાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત નિકાસ ફાયનાન્સ ઉપર દેખરેખ રાખવા આંતર મંત્રલાયના કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે સુશ્રી સીતારણને જણાવ્યું હતું કે નિકાસ ધિરાણ બાંહેધરી નિગમ દ્વારા અપાતા નિકાસ ધિરાણ વીમા યોજનાનું કાર્યક્ષેત્ર વધારવામાં આવશે

ભારતીય ઉદ્યોગ મહામંડળ સી

ના નિયામક ચંદ્રજીત બેનરજીએ નાણામંત્રીના પગલાને નિર્ણાયક અને સર્વગ્રાહી પગલા ગણાવીને આ પગલાં દેશના અર્થતંત્રને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એસોએમના અધ્યક્ષ બી

ગોયન્કાએ જણાવ્યું છે કે નીકાસકારો માટે જાહેર કરાયેલા પગલાઓથી સ્પર્ધાત્મકતામાં વધારો થશે અખિલ ભારત વેપાર મહામંડળના અધ્યક્ષ બી સી ભાટીયાએ જણાવ્યું છે કે આ જાહેરાતોના સમયસર અમલીકરણ ઉપર દેખરેખ રાખવા આંતર મંત્રાલયના કાર્યકારી જૂથની કરાયેલી રચના એ આવકારદાયક બાબત છે

એસ ટી નેટવર્કે નવા વેપારીઓ માટે આગામી વર્ષે જાન્યુઆરીથી આધાર પ્રમાણીકરણને ફરજિયાત કર્યું છે તેનો ઉદ્દેશ્ય વસ્તુ અને સેવા કર જી

માં થતી ગેરરીતિને રોકવાનો છે

એસ ટી નેટવર્ક મંત્રી સમૂહના અધ્યક્ષ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ બેંગ્લુરૂમાં પત્રકારોને સંબોધિત કરતા કહ્યું કે અગાઉ આધાર પ્રમાણિકરણ વૈકલ્પક હતો

તેમણે કહ્યુંકે જે લોકો આધાર પ્રમાણન નથી ઇચ્છતા તેમને સ્વયં જઇને પ્રમાણિત કરાવવું પડશે અને આ પ્રક્રિયા ત્રણ દિવસમાં પૂરી થશે

એસ ટી

ટીના અધિકારીઓએ ચીજવસ્તુઓનો પુરવઠો કર્યા વિના ઇનવોઇસ ઇસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છિં કરદાતાએ કસ્ટમ ફોર્મેશન્સમાંથી આઇ

રિફંડ મેળવવા ગેરરીતી આયરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યું હતું તપાસમાં જાણવા મળ્યુ હતું કે સી જી એસટી ફોર્મેશન્સમાંથી રિફંડ મેળવવા માટે કરદાતાએ ખાસ આર્થિક વિસ્તાર એસ

ઝેડ માં ચીજવસ્તુઓનો પુરવઠો કર્યો હોવાનો દાવો કર્યો હતો

જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહપદ્દી જંગલમાં આ અથડામણ થઇ પોલીસ વડા શૈલેષ બલકાવડેએ જણાવ્યું કે પોલિસ ટુકડીએ કાલે નકસલવિરોધી કાર્યવાહી શરૂ કરી હતી અને આજે નકસલીઓ સાથે અથડામણ થઇ હતી બે નકસલવાદીઓના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા

ગંગા વિશે જાગૃતિ લાવવા આ આયોજન કરાયું છે મરેથોનમાં દરેક વય જૂથના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો

વેકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એન્જીનીયર્સ દિવસ નિમિત્તે એન્જીનીયરોને શુભેચ્છા પાઠવી હતી ઉદાહરણીય કામગીરી કરનાર એન્જીનીયર એમ વિશ્વસરૈયાની જન્મ જયંતિ નિમિત્તે તેમને સ્વપ્નદ્રષ્ટા તરીકે ઓળખાવતા શ્રી નાયડુએ કહ્યું હતું કે તેઓ એક નિષ્ણાત સિવિલ એન્જિનીયર હતા જેમણે બંધની મદદથી રાષ્ટ્રમાં જળનો સંગ્રહ અને સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે દિશા સૂચન કર્યું